નો ઐતિહાસિક નિર્જ્ય આ સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન છે ત્યારે સૌ કલેક્ટરો પ્રોએક્ટિવ બનીને આખી આ સિસ્ટમને સરળ બનાવી અરજીઓનું ઓછામાં ઓછું રિજેક્શન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે વિરલ રાણા રાષ્ટ્રપતિ ગુજરાત મુલાકાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તેમની ગુજરાતની મુલાકાતના ત્રીજા દિવસે પ્રસિધ્ધ પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના મંદિરે ભોળાનાથની મધ્યાન આરતીના દર્શન કર્યા હતા અને પુજા અર્ચના કરી હતી તેમની સાથે રાજયના વનમંત્રી ગણપતભાઈ વસાવા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા સાથે રહ્યા હતા આ અગાઉ રાષ્ટ્રપતિ ગીરની મુલાકાત લીધી હતી એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર વન અધિકારીઓ અને સૌરાષ્ટ્રના લોકોની એસિયાટીક સિંહોના અને અન્ય જીવોના રક્ષણ માટે સરાહના કરી હતી અને લોકોને ગીરની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો

જ્યારે આજે બપોર બાદ વધુ એક ઈજાગ્રસ્ત યુવતીનું પણ સારવાર દરમ્યાન મોત થયુ હતું

ભુજમાં જયારે મૃતકોની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી હતી ત્યારે વાતાવરણ ગમગીન બની ગયુ હતું ભુજના ધારા સભ્ય નીમાબેન આર્ચાર્થ સહિત મામલતદાર અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મૃતકોને અંતિમ વિદાય આપી હતી રાજ્યના મુખ્યમત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના હતભાગીઓના પરીવારજનોને સાંત્વના પાઠવી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી

તેઓ શરૂઆતમાં આકાશવાણી ભુજમાં લાયબ્રેરીયન તરીકે જોડાયા હતા તેઓએ આકાશવાણી ભુજમાં મહિલાઓ અને બાળકીના કાર્યક્રમનું લાંબા સમયથી સંચાલન કરતાં હતા વિરલ રાણા જાહેરાત આકાશવાણી ભુજના સમાચાર વિભાગ દ્રારા દર સોમવારે રાત્રે રજુ થતો સમાચાર દર્પણનો અંક સવાનવ ની જગ્યાએ આજે રાત્રે સાડા નવ કલાકે પ્રસારીત થસે

ગઈ કાલે ભુજ ખાતે યોજાયેલા પુસ્તકોના લોકાઅર્પણ સમારંભમાં તેઓએ ભાગ લીધો હતો જે દરમ્યાન હદય રોગનો ત્રીવ્ર હુમલો આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમને મૃત જાહેર કરાયા હતા શ્રી જોષી સાંધ્યદીપ સંસ્થાના પ્રમુખ હતા અને તેઓ ભ્રમસંસ્થા સાથે પણ સંકળાયેલા હતા

પશ્ચિમી સંસ્કૃતીના વધતા અનુકરણને પગલે સરહદી કચ્છમાં પણ થર્ટી ફર્સ્ઠની ઉજવણીનો ટ્રેન્ડ વધી રહ્યો છે જિલ્લા મથક ભુજની મુખ્ય હોટલો રીસોર્ટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થનારી છે કચ્છમાં પોલીસના કડક જાપ્તા તળે આજે થર્ટીફર્સ્ટની પાર્ટીઓ ઠેરઠેર ઉજવાશે ભુજ શહેરની વાત કરીએ તો શહેરની હોટલો પાર્ટી રીસોર્ટો ફાર્મ ફાઉસ વાડી વિસ્તારના સ્થળોએ આજે થર્ટીફર્સ્ટની રંગારંગ ઉજવણી થવાના અહેવાલો મબ્યા છે નવા વર્ષને આવકારવા ડીજે મ્યુઝીકના તાલે થનગનવા માટે યુવાઓ ઉત્સાહિત થયા છે કેફી પીણુ પીને ધમાલ કરનારાઓને પકડવા શહેરના માર્ગો પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે